ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઇ જશે ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝે વિશ્વમાં પ્રશંસા મેળવી છે

તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના આઠ સંભવિત રસીઓના વિકાસ માટે પરિક્ષણના જુદા જુદા તબ્બકામાં છે શ્રી મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સસ્તી અને કારગર રસીની ભારત પાસેથી અપેક્ષા કરી રહ્યું છે

કોરોના મહામારી અંગેની સર્વપક્ષીય બેઠક ત્રણ કલાક સુધી ચાલુ રહી હતી જેમાં લોકસભા અને રાજ્યસભામાં વિવિધ પક્ષના ગૃહના નેતાઓએ ભાગ લીધો હતો

વુહાન વાઇરસ વિશે ચીનનું સત્તાવાર એલાન સાતમી જાન્યુઆરીએ થયા બાદ બીજા જ દિવસે આઠ જાન્યુઆરીના રોજ ભારતે મિશન મીટિંગ યોજી અગમચેતીના પગલાં વિચારી લીધા હતા

કોરોનાનું નિદાન કરવા માટે આર

ટેસ્ટની સાથોસાથ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ શરૂ કરવામાં ભારત અગ્રેસર રહ્યું વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મોડેલ અપનાવવું પડ્યું તેને શ્રી મોદીની આગેવાનીની કદર ગણવી પડે હોળી સમારંભથી દૂર રહેવાનું એલાન કરીને શ્રી મોદીએ દેશને સંદેશો આપેલો કે લોકોની ભીડભાડ ટાળો અને શારીરિક અંતરનું પાલન કરવાની સમજણ લોકોને આપો એપ્રિલ મહિનાથી ખુદ પ્રધાનમંત્રી નરેન્ક મોદીએ માસ્ક પહેરીને જાહેરમાં આવવાનું શરૂ કર્યું અને દરેક માણસ માસ્કને કોરોના કવય ગણે તેવો મજબૂત સંદેશ આપ્યો છે ભારતમાં ત્રણ જગ્યાએ વેક્સિનના વિકાસ માટેનું કામ ચાલે છે તેની પ્રગતિ ઉપર તેઓ પોતે નજર રાખી રહ્યા છે

આ સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્ર ટેકનોલોજી નવકલ્પના આરોગ્ય શિક્ષણ જેવા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

કાશ્મીર ચૂંટણી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ડીડીસી એટલે કે જીલ્લા વિકાસ પરિષદની ત્રીજા તબ્બકાની ચૂંટણી માટે મતદાન પૂરૂ થયું છે

અમેરિકા રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને કોવિડ રોગયાળા સામે લડત માટે અગત્યની કામગીરી કરવા માટે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામાના કાર્યકાળ દરમિયાન વહિવટ કરનારા બે વરિષ્ઠ અધિકારીઓને પસંદ કર્યા છે જેમાં વ્હાઇટ હાઉસના કોરોના વાયરસ સંયોજક તરીકે જેફ ઝાયન્ટસની નિમણૂંક કરાઇ છે બાઇડેનના સલાહકાર તરીકે વિવેક મૂર્તિની પસંદગી કરાઇ છે

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે ખાતરી આપી હતી કે ખેડૂતોને જે મુદ્દાઓ અંગે ચિંતા છે તે તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા સરકાર ખુલ્લુ મન ધરાવે છે

ગ્રામીણ વિસ્તારોમાં માંગણી વધશે તેમ અર્થતંત્રમાં વધુ સુધારો જોવા મળશે ના યડુ ગુજરાલ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દ્ર કુમાર ગુજરાલની જન્મજયંતી પર ભાવભીની અંજલી અપર્ણ કરી છે શ્રી નાયડુએ આ પ્રસંગે તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટીકિટ પણ બહાર પાડી હતી

ભારત માટે ટી